રાંધણગેસ કેન્દ્ર સરકારે દેશમાં રાંધણ ગેસના માર્કેટિંગમાં મોટા સુ ધારાને મંજુરી આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની રાંધણ ગેસના વપરાશને વધારવા માટે ખાસ ભાર આપ્યો છે નવી દિલ્ફીમાં મીડિયાને જણાવતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યુ કે દેશમાં કુદરતી ગેસના ભાવમાં પારદર્શિતા લાવવા માટે સરકાર પ્રમાણભુ ત ઈ બિડિંગ શરૂ કરશે

ફળદુએ જણાવ્યું છે કે રાજ્યમાં મગફળી ઉપરાંત ડાંગર મકાઇ બાજરી મગ અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કેબિનેટ માં થયો છે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

યીનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે મોટી રાહત રહેશે બેઈજિંગમાં ભારતીય દુતાવાસે ભારતીય નાગરિકોને દુતાવાસ અથવા વાણિયજ દુતાવાસમાં નોંધણી કરાવવા સલાફ આપી છે ઘણા અટવાયેલા ભારતીયો તેમના પરિવાર સાથે એક થઈ શકશે અથવા ચીનમાં પાછા કામમાં જોડાઈ શકશે